આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આઝાદીના ઈતિહાસમાં અનેરૂ સ્થાન ધરાવતાં હરિપુરાની ધરતી પર સુભાષબાબુની સ્મૃત્તિ ફરી એકવાર જીવંત થઈછે હરિપુરા સાથે સુભાષચંદ્ર બોઝ બારડોલી સાથે સરદાર પટેલ અને અને દાંડી સાથે ગાંધીજીની ગૌરવભરી યાદો જોડાયેલી છે

આરતી ભદ્દ રોગાન કલાબાઈટ સદીઓ પુ રાણી રોગાનકલા ભારે સંઘર્ષ કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામી છે અને આ કલા થકી કચ્છનું દેશનવિદેશમાં નામ ગાજતું થયું છેનખત્રાણા તાલુ કાના નિરોણા ગામના રહેવાસી અબ્દુલ ગકુર ખત્રીને આ કલા માટે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી પ્રાપ્ત થયેલ છે તેઓએ તેમની કળાને માત્ર પોતા સુધી સીમિત ન રાખીને તેનો વિસ્તાર વધાર્યો છે મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે ગુજરાત રાજ્ય હાથસાળ અને હસ્તકલા વીકાસ નિગમ તેમજ કમિશનર કુટિર અને ગ્રામોદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા રોગાનકલાના તાલમી કેન્દ્રની મંજૂરી આપવામાં આવી છે જેનું તાજેતરમાં ઉઘ્ઘાટન કરવામાં આવ્યું હતું આ તાલીમ કેન્દ્રમાં પદ્મશ્રી અબ્દુલગકુર ખત્રી મહિલાઓને તાલીમ આપી રહ્યા છે